પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે વરસાદ મુંબઇથી માંડી વલસાડ પંથકમાં મોડી રાત્રે અતિભારે વરસાદ પડતા તેર જેટલી ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી

થોડી ગાડીઓ એકાદ કલાકના વિલંબ સાથે મુંબઇથી ગુજરાત તરફ રવાના કરવામાં આવી હતી જેમાં ફિરોઝપુર જનતા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તથા શતાબ્દિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે મુંબઇ દિલ્હી વચ્ચે દોડતી બંને રાજધાની એક્સપ્રેસ યથાવત સમયે જ ઉપાડવાની જાહેરાત પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા કરાઇ છે મુંબઇ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વરસાદનું પાણી ઠેરઠેર ભરાતા વાહનવ્યવહાર થંભાવી દેવો પડ્યો હતો જે હવે ધીરેધીરે પૂર્વવત બનતો જાય છે દક્ષિણ ગુજરાત ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઉપર મેઘમહેર થતાં ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં લાગી ગયા હોવાનું નજરે પડે છે

મી વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દૂટોછવાયો વરસાદ નોંધાયો છે ભાવનગરમાં ગઇ મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે બે ઇંચ વરસાદ થતા ઠેરઠેર ઝાડ ઉખડી ગયા હતા અને વિજ્ઞાપનના ઉંચા બોર્ડ અનેક સ્થળે તૂટી પડ્યા હતા ભાવનગરમાં બોર તળાવ તથા ખોડિયાર તળાવમાં નવું પાણી આવતા લોકો ઉમટ્યા હતા તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તથા ચૂડા પંથકમાં વાવણી લાયક વરસાદ થયો હોવાના સમાચાર છે ભરૂચ જિલ્લામાં સારો વરસાદ થતા અમરાવતી ખાડીમાં પાણી બે કાંઠે વહેતું થતા ખેડૂતો ખુબ ખુશ છે ઘણા ગામડાનું જળસંકટ હળવું થવાની સૌને આશા છે

નવસારી શહેરના દસ્તુરવાડ વિસ્તારમાં આવેલા અનેક જર્જરીત મકાન પૈકી એકનો આગળનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે

દરમ્યાન સરદાર સરોવર ઉપર આવેલા સ્ટેચ્ય ઓફ યુનિટી ખાતે હેલીકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે ભાવનગર રથયાત્રા અમદાવાદમાં અષાઢી બીજે યોજાનાર રથયાત્રાનું રિહર્સલ આજે સવારે પોલીસતંત્ર દ્વારા યોજાઇ ગયું જ્યારે ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા માટે આયોજન કરવામાં આવ્યું છે ચોથી જુલાઇએ સવારે આઠ વાગે પૂજન અર્ચન વિધિ બાદ છેડા પોરા અને પહિન્દ વિધિ કરવામાં આવશે ભાવનગરના ભૂતપૂર્વ રાજવી વિજયરાજસિંહ અને યુવરાજ જયવીરસિંહ દ્વારા આ વિધિ કરાશે રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી હરૂભાઇ ગોંડલીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે આ વર્ષે રથયાત્રાનું ચેનલ દ્વારા અને યુ ટ્યુબ લીન્ક દ્વારા જીવંત પ્રસારણ કરાશે

રથયાત્રામાં ઢોલ તોપ મીની ટ્રેઇન તથા હરતું ફરતું પૂતળું ખાસ આકર્ષણ રહેશે આ ઉપરાંત ટ્રક જીપ ટ્રેક્ટર છકરડા હાથી ઘોડા અખાડા અને રાસમંડળીઓ જોડાશે

કિરીટ સોલંકી વૃક્ષારોપણ અમદાવાદના મણિનગર વિસ્તારમાં વૂક્ષારોપણ કાર્યક્રમ યોજાતા સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ તેમાં હાજર રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં હજારો વૃક્ષનું વાવેતર ઠેરઠેર કરવાનો એક્શન પ્લાન ઘડાયો છે જે પૈકી દરેક વિસ્તારમાં વૃક્ષારોપજ્ઞ માટે આગેવાનો આગળ આવી રહ્યા છે આ પ્રસંગે સાંસદ શ્રી સોલંકીએ કહ્યું હતું કે ઝાડ વાવવાની હરિફાઇમાં ઉતરવાને બદલે દરેક છોડને તેની રોપણી બાદ ઉછેરવાની જવાબદારી લેવા સૌએ આગળ આવવું જોઇએ દ્વારકા ભાજપ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપની સભ્ય સંખ્યામાં નોંધપાત્ર વ્રદ્ધિ માટેનું આયોજન કરવા માટે જિલ્લા સંગઠનની બેઠક દ્વારા ખાતે યોજાઈ ગઈ

સમાજના તમામ વર્ગમાંથી નવા સભ્યો બનાવી ભાજપની પહોંચ વધારવા ઉપર ખાસ ભાર આ બેઠકમાં મુકવામાં આવ્યો હતો ડોક્ટર ડે આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ઉજવાઇ રહ્યો છે તબીબો દ્વારા માનવતાપૂર્ણ સેવાના સન્માન સ્વરૂપે દર વર્ષે પહેલી જુલાઇએ આ દિવસ ઉજવાય છે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર વિધાનચંદ્ર રોયના જન્મદિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તેમને ભારતરત્નથી પણ સન્માનિત કરાયા હતા આ વર્ષે ડોક્ટરો સામેની હિંસા વિરૂદ્ધ જાગૃતિનો સંદેશ રાખવામાં આવ્યો છે

વૈષ્ણોદેવી કટરાથી અમદાવાદ વચ્ચે દોડતી સર્વોદય એક્સપ્રેસને ગાંધીધામ સુધી લંબાવવામાં આવી છે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને બોટાદ સુધી લંબાવવામાં આવી છે તો વડોદરા કઠગ્ના પેસેન્જર ટ્રેનને કાયમ માટે રદ કરવામાં આવી છે કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે હવેથી ભાવનગર કોયુવેલી એક્સપ્રેસ દર રવિવારને બદલે દર મંગળવારે દોડશે જબલપુર સોમનાથ એક્સપ્રેસ દર મંગળ બુધ ગુરુ શનિ અને રવિવારે દોડશે આ સાથે નવી શરૂ કરાયેલી ટ્રેનોમાં ભાવનગર ગાંધીનગર કેપીટલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે તે રવિવાર સિવાય સપ્તાહમાં હ દિવસ દોડશે જ્યારે વધુ એક નવી ટ્રેન વડોદરા રીવા મહામના એક્સપ્રેસ શરૂ કરાઈ છે જે સપ્તાહમાં એક દિવસ દોડશે